પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે

રાજકોટ ખાતે કરવામાં આવશે

રાજ્યમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે નેક વિસ્તારોમાં કમોસમી

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ને મુખ્યમંત્રી વિજય રૂપાણી ધ્વજવંદન કરાવશે જિલ્લાકક્ષાએ પણ રાજ્યમંત્રી મંડળના સભ્યો ને કલેકટરશ્રીઓ દ્વારા જે તે જીલ્લામાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે વિધાનસભાના ધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી આણંદ ખાતે નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલ વડોદરા ખાતે ધ્વજવંદન કરાવશે જ્યારે મંત્રી આર

ફળદું બનાસકાંઠા ખાતે મંત્રી ભૂપેન્દ્રસિંહ યુડાસમા સુરેન્દ્રનગર ખાતે મંત્રી કૌશિકભાઇ પટેલ મદાવાદમાં મંત્રી પ્રદિપસિંહ જાડેજા પાટણ ખાતે ધ્વજવંદન કરાવશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતમાં ન્યુ રેસકોર્ષ ખાતે યોજાનાર આ કાર્યક્રમ મદાવાદની કેપ્ટન ચાંદની મહેતાની રાહબરી હેઠળ યોજાશે

આ પ્રકારનો એર શો સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ વાર રાજકોટ ખાતે યોજાનાર છે

જેના ભાગરૂપે જિલ્લાના પ્રભારીમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ યૂડાસમાએ ગઇકાલે કલેકટર કચેરી ખાતે સર્વગ્રાહી સમિક્ષા બેઠક યોજી હતી

જિલ્લા કલેકટરશ્રી રેમ્યા મોહને સમગ્ર ઉજવણી દરમ્યાન રાજયપાલશ્રી મુખ્યમંત્રીશ્રી નાયબ મુખ્યમંત્રીશ્રી ને ન્ય મંત્રીશ્રીઓના હસ્તે ખાતમુહ્ર્ત લોકાર્પણ સાંસ્કૃતિક કાર્યક્રમો ન્ય ધ્યાનાકર્ષક કાર્યક્રમોથી મંત્રીશ્રીને વાકેફ કર્યા હતાં

ગુરુકુળ ખાતે બપોરે યોજાયેલા કાર્યક્રમ માં હાજર રહેશે ને ત્યારબાદ સેટેલાઈટ વિસ્તાર માં કનકકળા વિભાગ બે સોસાયટીમાં યોજાયેલા પતંગબાજી કાર્યક્રમ માં ભાગ લેશે ગુજરાત ક્રિકેટ સોશિએશન દ્વારા યોજાયેલી બેઠક માં પણ શ્રી શાહ હાજર રહેશે

મુખ્યમંત્રી વિજય રૂપાણી ને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ આ પ્રસંગે હાજર હશે

બાપુ ની દોઢસોમી જન્મ જયંતિ પ્રસંગે દોઢસો કિલોમીટર ની પદયાત્રા શ્રી માંડવીયાએ ગઇસાલ કાઢી હતી ને તેમાં પાલિતાણા ને સિહોર તાલુકા ના દોઢસો ગામડા આવરી લીધા હતા ને તેમની સાથે જોડાયેલા પદયાત્રિકોની સંખ્યા પણ દોઢસો હતી આ પદયાત્રા ને સફળ બનાવવા માં બુનિયાદી શિક્ષણ આપતી ગ્રામ દક્ષિણામૂર્તિ ને લોકભારતી જેવી સંસ્થાઓ નું થોગદાન રહ્યું હતું ગાંધી મૂલ્યો ના માર્ગે નીકળેલી પદયાત્રાનો રૂટ બનેલા પદયાત્રા પાઠ તરીકે જાહેર કરવાનો પણ પ્રસ્તાવ છે

માટે જિલ્લા કક્ષાએથી પ્રથમ વાર ખેડૂત દ્વારા કરવામાં આવતી રજી તેનું ક્ષેત્રફળ તેના સંલગ્ન પુરાવા સોગંદનામું જમીન સામેના ન્ય કોઇ કેસ ચાલુ હોય તો તેની વિગત જેવી તમામ દસ્તાવેજની ખરાઇ જેવી બાબતોની પ્રત્યક્ષ માહિતી મેળવી હતી

મુખ્યમંત્રી ડિઝાસ્ટર મેનેજમેન્ટના સાયકલોન સેન્ટરનું ડિઝિટલ તકતીથી ખાત મુહુર્ત કર્યું હતું ઉત્તરાયણ રાજ્યભરમાં આજે ઉત્તરાયણની આનંદ અને ઉલ્લાસથી ઉજવણી કરાશે ધાર્મિક પરંપરા નુસાર આજે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ એટલે મકરસંક્રાંતિ રાજ્યભરમાં ઉત્તરાયણ તહેવારને લઇને ગઇકાલે બજારોમાં પતંગ દોરાની ખરીદીનો ધમધમાટ જોવા મળ્યો છે મોડી રાત સુધી લોકો પતંગ ફિરકીની ખરીદી કરતાં નજરે જોવા મળ્યા હતા આજે લોકો ઘરના ધાબા ગાશી પર વનવી પતંગો ઉડાવીને આકાશને રંગબેરંગી કરશે આજે સવારથી જ લોકો પોતાના ધાબે પતંગ પતંગના પેય લડાવવા યડી ગયા છે પતંગના પેચની સાથે આજે રાજ્યભરના પતંગરસિયાઓ કાપ્યો કાપ્યો છે લપેટ લપેટ જેવી બૂમોથી ધાબો ગૂંજવશે

સૌરાષ્ટ્ર કચ્છથી માંડી મધ્ય ને દક્ષિણ ગુજરાત ના નેક વિસ્તારમાં ગઇકાલે વહેલી સવારથી કમોસમી વરસાદ ના ઝાપટા પડતાં ખેડૂતો ચિંતામાં મુકાયા હતા

વાતાવરણમાં ફેરફારના પગલે ગિરનાર પર્વત વાદળો થી ઢંકાયેલો જોવા મળ્યો હતો જુનાગઢ જિલ્લામાં કેશોદ માળીયા હાટીના ને ગલોદર વિસ્તારમાં ધોધમાર વરસાદ નોંધાયો છે તો ગિરસોમનાથ જીલ્લામાં કોડીનાર થી માંડી માંગરોળ ને વેરાવળ સુધી ની પદ્દી માં કમોસમી ઝાપટાં થયા છે રાજકોટ શહેર ઉપરાંત ગોંડલ ધોરાજી ઉપલેટા ઉપરાંત નેક તાલુકા માં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડ્યો છે

નવસારી જીલ્લાની દરિયાઈ પદ્દીમાં કમોસમી વરસાદ થયો છે તો ગિરિમથક સાપુતારામાં પણ વરસાદનું વાતાવરણ છવાયું છે ને ઠેર ઠેર હળવા ઝાપટાં થયા છે

સાઇકલીંગમાં સચિન શર્માએ રજત ચંદ્રક જીતી લીધો છે

ગઇકાલે ત્રીજા દિવસે કર્ણાટકના આર

મી